પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમ પુરો થતાં તરત જ તેનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ પ્રસારીત કરવાાં આવશે જેનું પુનઃ પ્રસારણ રાત્રિના આઠ વાગ્યે કરવામાં આવશે આશુતોષ અંતાણી રાજ્યઃ કેન્દ્રિય ગૃહમંત્રાલય ટીમ કેન્દ્રિય ગૃહમંત્રાલયની ટીમે કોરોનાના હોટસ્પોટ અમદાવાદ અને સુરત શહેરની ગઈકાલે મુલાકાત લીધી હતી અને કેન્દ્રિય ટીમે કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવ્યો હતો

કેન્દ્રિય ગ્રહમંત્રાલયના જાહેરનામા અનુસાર રાજ્ય સરકારે ગઈકાલે આ નિર્ણય કર્યો છે જો કે ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધીન આપવામાં આવી છે જેમાં દુકાનો કે ધંધા વ્યવસાયનો વિસતાર કન્ટેઈનમેન્ટ વિસતારની બહાર હોવો જોઈએ

સાથે સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ફરજિયાત રહેશે

લોકોએ ટોળે વળવું નહીં ઉપરાંત ટુ વ્હીલર પર સીંગલ સવારી જ નીકળી શકશે જ્યારે ફોર વ્હીલરમાં બે થી વધુ વ્યક્તિ નહીં ફરી શકે

આશુતોષ અંતાણી કુચ્છ અનાજ વિતરણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ ગઈકાલથી ઘઉં અને ચોખાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે

રાશનકાર્ડના નંબર આધારિત તારીખ દિવસે અનાજ વિતરણ કરવામાં આવશે તેમણે તમામ દુકાનદારો તથા લાભાર્થીઓને કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં ભીડભાડ ન કરવા સામાજિક અંતર જાળવવા તેમજ તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે

આ અંગે પાલારા ખાસ જેલના જેલર ડી

ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાયરસ સંક્રમણની પરિસ્થિતિના પગલે કેદીઓના પરિવારજનોને મળવાની તકેદારીના ભાગરૂપે મનાઈ ફરમાવવામાં આવી છે ત્યારે બંદીજનો પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકે તે માટે જેલમાં ખાસ ઈ પ્રિઝન એપ્લિકેશન માફરતે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી મુલાકાત કરાવી આપવામાં આવે છે કેદીના કુટુંબીજનો આ એપ્લીકેશન ડાઉનલોડ કરી કેદીના સંપૂર્ણ વિગતો નાખી જેલના નિયમ મુજબ સવારના નવથી બાર સુધી વિડીયો કોન્ફ્રન્ટ મીંટીંગના માધ્યમથી વાતચીત કરી શકાશે

ખાસ કરીને બપોર સિવાય સવાર તથા મોડી સાંજ બાદ વાતાવરણમાં પવનની તેજ ગતિના કારણે ગરમીમાં લોકો રાહત અનુભવી રહ્યા છે